પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

તેમણે કહ્યું કે કોરોના વાયરસનું પરીક્ષણ ફેશન કે વિશ્વાસ વધારવા માટે નહીં પણ પ્રોટોકોલ મુજબ કરાવવું જોઇએ

મુખ્યમંત્રીએ અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે

જી હોસ્પિટલની મુલાકાત લઇને કોરોનાના રોગયાળાના સંદર્ભમાં નિદાન અને સારવારની વ્યવસ્થાઓની વ્યાપક જાણકારી મેળવી હતી રાજ્ય સરકારે ફરજ પર મૂકેલા અધિકારી ડોકટર વિનોદ રાવ જીલ્લા કલેકટર અને એલએલજી હોસ્પિટલનાં તબીબોએ નાયબ મુખ્યમંત્રીને કોરોના વાયરસ સામે કરવામાં આવતી કામગીરી તેમજ સાવચેતીના પગલાંની વિગતોથી વાકેફ કરાવ્યા હતા

આ અંગે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને મંત્રીશ્રી યુડાસમાને તમામ સાવચેતીના પગલાં તેમજ કરવામાં આવતી કામગીરીથી વાકેફ કરાવ્યા હતા

કોરોના સાવચેતીના પગલાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં રાજ્યમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે રાજ્ય સરકારે કેટલાંક નિર્ણયો લીધા છે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવતા કાર્ડ ધારકોને એક માસનું અનાજ એડવાન્સમાં અપાશે નિરાધાર વૃધ્ધ દિવ્યાંગો સહિત રાજ્ય સરકારની માસિક સહાય પેન્શન મેળવતા લાભાર્થીઓને એક માસનું પેન્શન એડવાન્સ અપાશે

વાહન સંબંધિત કામગીરી માટે ટેક્સ અને ફી અરજદાર ઓનલાઇન પધ્ધતિથી ભરી શકશે

તેમણે કોરોના વાયરસ સામે લડત આપનાર દરેક નાગરિક પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા આવતીકાલે સાંજે પાંચ વાગે તાળીઓ અને ઘંટડી વગાડવાનો અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રીએ જનતા કરફ્યુની પહેલને સમર્થન આપવા સમાજના જુદા જુદા વર્ગોના લોકો જે રીતે આગળ આવ્યા છે તેની પ્રશંસા કરી હતી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્ન મોદીની જનતા કર્ફયુ પાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે રાશ્ચની જનતાને અપીલ કરી છે આવતીકાલે એસ ટી બસ સેવાઓ તેમજ નગરો મહાનગરોમાં સ્થાનિકતંત્ર સંચાલિત શહેરી પરિવહન સેવાઓ બીઆરટી એસ એએમટીએસ ટ્રેન સેવા આવતીકાલે બંધ રહેશે તેમજ રાજ્યમાં આવેલા મોલ પણ બંધ રહેશે

એક જ સ્થળે ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે નાગરિકોને જનતા કર્ફયુંમાં જોડવા અપીલ કરી છે આજે આપેલા પ્રજાજોગ સંદેશમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું

અકસ્માત છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના જરવન કછટા રોડ પર સામ સામે બે મોટર સાયકલ ભટકાતાં બે વ્યકિતના ઘટનસ્થળે મોત થયા હતા જયારે એક વ્યક્તિ ને સંખેડા સારવાર અર્થે ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તે વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું